કમાન્ડર્સ કોન્ફરેંસ ખુલ્લી મુક્તા અગાઉ તેઓ સ્ટેચ્યું ઓફ યુનિટી ની મુલાકાતે ગયા હતા અને સરદાર સાહેબ ને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી ચીફ ઓફ ધ ડિફેંસ સ્ટાફ બિપિન રાવત ની આગેવાની માં યોજાયેલા આ સંરક્ષણ મંથન માં પાય દળ નૌકાદળ અને હવાઈ દળ ના વડા ની ઉપરાંત અનેક નિષ્ણાંતો પણ જોડાયા છે સંરક્ષણ ની જવાબદારી સાંભળતી ત્રણેય પાંખ વચ્ચે સંકલન વધુ ઉત્તમ બને તેવા ઉપાય વિચારવાની સાથે એક નવા એર કમાન્ડ અને મેરિટાઈમ કમાન્ડ ની રચના કરવા અંગે પણ અઠી નિર્ણય થઈ શકે છે અતિ મહત્વ ની આ લશ્કરી પરિષદ નું સમાપન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના પ્રવયન સાથે થશે ઉપરાષ્ટ્રપતિ નવસારીની નિરાલી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ કોમ્પલેક્ષ માટે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આજે ખાતમુહૂર્ત કરશે

પદ્મ વિભૂષણ શ્રી અનિલભાઇ નાયકના નિરાલી ટ્રસ્ટ દ્વારા બનનારા નિરાલી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ કોમ્પલેક્ષના ઉપરાષ્ટ્રપતિના આગમનના કારણે પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે સુરત એરપોર્ટ થી નવસારી નિરાલી હોસ્પિટલ સુધી ઉપરાષ્ટ્રપતિ કયા રૂટ થી આવશે તેને લઈને ડેમો કોનવોય બનાવવામાં આવ્યું હતું સીએમ એમ

મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગરમાં ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી અને વિશ્વખ્યાત યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ વચ્ચે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા આ કરાર થકી રાજ્યના યુવા વિદ્યાર્થીઓ સંશોધક તજ્ઞો દ્રેનર્સને બાયોટેકનોલોજી ક્ષેત્રે વિશ્વસ્તરીય અભ્યાસ સંશોધનની આગવી તક મળશે મુખ્યમંત્રીએ આ તકને ગુજરાત માટે એક મહત્વપૂર્ણ અવસર ગણાવતાં જણાવ્યું હતું કે ગુજરાત અદ્યતન ટેકનોલોજીયુકત શિક્ષણ શોધ સંશોધન અભ્યાસનું હબ બનવા સજ્જ છે

આ તકે બ્રિટીશ હાઇકમિશનર ટુ ઇન્ડીયા એલેક્સ યુનિવર્સિટી ઓફ એડન બર્ગના વાઇસ યાન્સેલર પ્રોફેસર પિટર મેથીસન ભારત સરકારના પ્રિન્સીપલ સાયન્ટીફિક એડવાઇઝર પ્રો

રાઘવન વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા

મુખ્યમંત્રીએ કહ્યું કે કોરોના સંક્રમણ સામે સુરક્ષિત થવા માટે સૌ જનપ્રતિનિધિઓએ રસી લેવી અનિવાર્ય છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને તેમના ધર્મપત્નીએ આજે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના રસીકરણ કરાવી રાજ્યના નાગરિકોને રસી લેવા અપીલ કરી છે તેમણે કહ્યું કે રાજ્યભરમાં મોટી સંખ્યામાં હેલ્થ કેર વર્કરો ફંટલાઇન વર્કરો અને હવે વરિષ્ઠ નાગરિકોએ કોરોના રસીકરણ કરાવ્યું છે

ઉર્જામંત્રી સૌરભ પટેલે પણ આજે કોવિડ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો અવસાન જૂનાગઢના પૂર્વ સાંસદ અને કેળવણીકાર મોહનભાઇ લાલજીભાઈ પટેલનું આજે સવારે ટૂંકી બીમારી બાદ અવસાન થયું છે પાંત્રીસ વર્ષ પહેલાં જુનાગઢ જીલ્લામાં કન્યા કેળવણીની પાયો નાખી અનેક દીકરીઓને સાક્ષર બનાવવામાં મોહનભાઈ પટેલનો મહત્વપૂર્ણ ફાળો હતો સદગતના અંતિમ દર્શન માટે એમની જ સ્થાપેલી સંસ્થા પટેલ કેળવણી મંડળ ખાતે તેમનો પાર્થિવ દેહ રાખવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ અને શિક્ષણ જગતે શ્રદ્ધાંજલિ પાઠવી હતી

પી એસ સી

મહેસાણા ઉંઝા વીસનગર અને કડી કેન્દ્રોમાં આ પરીક્ષા સાતમી માર્ચે કોવિડ ગાઇડલાઇનને ધ્યાને રાખી લેવાશે

આ પદવીદાન સમારોહમાં રાજયપાલ અને યુનિવર્સિટીના કુલાઘિપતિ દેવવ્રત આયાર્ય અધ્યક્ષરૂપે ઉપસ્થિત રહેલ તેમજ મુખ્ય અતિથિ તરીકે જાણીતા કથાકાર રમેશભાઇ ઓઝા ઉપસ્થિત રહ્યા હતા યુનિવર્સિટીમાં ચાલતાં વિવિધ અભ્યાસક્રમો પૈકી આ વર્ષે શાસ્ત્રી આચાર્ય પી જી ડી સી

મહેસાણા મૂર્તિ મહેસાણા જિલ્લાના વિહાર ગામમાં પુરાતત્વ વિભાગ દ્વારા ખોદકામ કરાઇ રહ્યું છે ત્યારે કલાત્મક મૂર્તિના અવશેષો ખંડિત હાલતમાં મળી આવ્યા છે અત્યાર સુધીના થયેલા ખોદકામને જોતાં બાંધકામ ગોળાકાર હોવાનું અનુમાન કરાઇ રહ્યું છે મળેલા અવશેષો અને માટીના નમૂના લઇને વડનગર ખાતે આવેલી લેબમાં પરીક્ષણ કરી રહ્યા છે